કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્યાર કર્યો છે

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ડિજિલોકર દ્વારા ડિજિટલ વીમા પોલિસી આપવા તમામ વીમા કંપનીઓને સુચના આપવામાં આવી છે

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની બીજી ક્રીકેટ ટેસ્ટ મેચ આજે ચેન્નાઇમાં શરૂ થશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્યાર કર્યો છે ગઇકાલે રાજ્યસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચાના જવાબમાં સુશ્રી સીતારમણે અંદાજપત્રને આત્મનિર્ભર ભારતના નિર્માણના મહત્વના પગલા તરીકે બજેટને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું કે બજેટ એક મફત્વના પેકેજ અને લાંબા ગાળાના વૃદ્ધિદર્શક મોડેલનું મિશ્રણ છે

બજેટમાં ગરીબો માટે કઈ જ નથી એવા વિરોધપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રેણીબદ્ધ યોજનાઓની જાહેરાત થઈ છે સરકારની દરેક બાબતોની ટીકા કરવાનો વિરોધપક્ષ પર આરોપ લગાવીને તેમણે જણાવ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ મકાનોનું નિર્માણ પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાઓનું નિર્માણ ગ્રામીણ વીજળીકરણ કૃષિ પેદાશો માટે એક મજબુત ઇ માર્કેટ નેટવર્ક બનાવવું જેવી મહત્વની યોજનાઓ આવરી લીધી છે

સંસદમાં આવતા નાણાંકીય વર્ષ માટે અંદાજપત્ર રજુ કરતા મંત્રી નિર્મલા સિતારમણે એકસો નવી સૈનિક શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે જેમાં બિન સરકારી સંસ્થાઓ ખાનગી શાળાઓ અને રાજય સરકારોની ભાગીદારી હશે ડીજીટલ આરોગ્ય મિશન કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનના પ્રારંભિક તબકકા હેઠળ આઠ લાખથી વધ્ આરોગ્ય ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સ્વાતંત્ર દિવસે આ મિશનની જાહેરાત કરી હતી

એક પરિપત્રમાં વીમા સત્તામંડળે તમામ વીમા કંપનીઓને ડિજિલોકર સુવિધા સક્ષમ બનાવવા માટે સલાહ આપી છે જેથી ગ્રાહકો તમામ પોલીસી દસ્તાવેજો સાયવવા ડિજિલોકરનો ઉપયોગ કરી શકે પરિપત્રમાં એમ પણ જણાવ્યું છે કે વીમા કંપનીઓએ તેમના રિટેલ પોલિસી ધારકોને ડિજિલોકર અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણ કરવી જોઈએ તેમાં જણાવ્યું છે કે નેશનલ ઇ ગવર્નન્સ વિભાગની ડિજિલોકર ટીમ ડિજિલોકરને અપનાવવાની સુવિધા માટે જરૂરી ટેકનીકલ માર્ગદર્શન અને લોજિસ્ટિક સપોર્ટ આપશે

આ યુધ્ધ ટેન્કને સ્વદેશીરૂપે ડીઝાઇન અને વિકસીત કરવામાં આવી છે

તેઓ કેરળમાં કોચી બંદરમાં આંતરરાષ્ટ્રીય ક્રઝ ટર્મીનલ સાગરીકાનું ઉદઘાટન પણ કરશે

ધરતીકંપ પંજાબ હિમાચલ પ્રદેશ ચંદીગઢ સહિત ઉત્તરભારતમાં ઘણા વિસ્તારોમાં ધરતીકંપના મધ્યમ આંચકાઓ ગઇકાલે રાત્રે અનુભવાયા છે ઘણા સ્થળોએ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા આમ છતાં જાનહાનીના કોઇ સમાચાર નથી સીસ્મોલોજી વિભાગે શરૂઆતમાં ધરતીકંપનું ઉદઘવબિંદુ અમૃતસર નજીક બતાવ્યું હતું

જેની અસર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં અનુભવાયા હતા આંધ્ર બસ દુર્ધટના આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમના ડુમકુ ઘાટ રોડ પર ગઇકાલે એક બસ દુર્ધટનામાં આઠ પર્યટકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે વહીવટીતંત્રએ તુરંત જ બયાવ અભિયાન યાલુ કર્યુ છે અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે રાજયપાલ બિસ્વભુષણ ફરીચંદને આ દુર્ધટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે મ્ઘલ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવનમાં આવેલો પ્રખ્યાત મુઘલ ગાર્ડન આજથી જાહેર જનતા માટે ખોલવામાં આવશે

આ વર્ષે સાવધાની રાખતા વોક ઇન પ્રવેશ સુવીધા નહી હોય બધા મુલાકાતીઓ અગાઉથી માત્ર ઓનલાઇન બુકીંગ કરીને જ ગાર્ડન જોવા આવી શકશે

મુલાકાતીઓએ માસ્ક પહેરવુ અને સુરક્ષિત અંતર જાળવવું ફરજીયાત રહેશે ક્કિકેટ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની બીજી ક્રીકેટ ટેસ્ટ મેચ આજે ચેન્નાઇમાં શરૂ થશે આ મેય પણ એમ

ચિદામ્બરમ સ્ટેડીયમ ખાતે યોજાશે ભારત આ મેય જીતવાનો પૂર્ણ પ્રયત્ન કરશે જયારે ઇગ્લેન્ડ તેની સરસાઇ જાળવી રાખવા પ્રયાસ કરશે ઇગ્લેન્ડે તેની ટીમમાં ચાર ફેરફાર પણ કર્યા છે

તેમણે કહ્યું આ પગલું મૃત કર્મચારીઓના પરિવારના સભ્યો માટે પૂરતી આર્થિક સુરક્ષા પૂરી પાડશે